પ્રાદેશિક સમાચાર નીકિતા શાહ વાંચે છે

શરીર અને મનની તંદુરસ્તી જાળવવામાં યોગાભ્યાસ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે આ વર્ષે કોરોનાના સંકટ સમયે યોગથી રોગ પ્રતિકારક શક્તિ વધારી કોરોનાને હરાવવાનો સંકલ્પ મૂર્તિમંત કરી શકાય છે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યના વિવિધ ઓનલાઈન યોગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રાજ્યમાં યોગ સપ્તાહ અંતર્ગત વિવિધ ઓનલાઈન યોગ કાર્યક્રમો તથા મહાનુભાવો દ્વારા યોગથી થતા ફાયદા અંગે લોકોની સમજ આપવામાં આવી રહી છે આજે વિશ્વ યોગ દિવસ નિમિતે કોમન યોગા પ્રોટોકોલ ગુજરાત રાજય યોગ બોર્ડ અને મુખ્યમંત્રીશ્રીના ઓફિશ્યલ ફેસબુક પેઇજ પરથી લાઇવ કરવામાં આવશે

જે અંતર્ગત યોગ પ્રાણાયમ અને ધ્યાનના મહત્વને સમજાવવા સ્વામી રામદેવ પ્રજય શ્રી શ્રી રવિશંકર મહારાજ તથા સદગુરુજી સહિતના મહાનુભાવોના લાઇવ કાર્યક્રમ મુખ્યમંત્રીના તથા ગુજરાત રાજય યોગ બોર્ડના ઓફિશિયલ ફેસબુક પેઇજથી કરવામાં આવ્યા છે તેમજ સોશિયલ મીડિયા મારફતે તમને યોગ શા માટે પસંદ છે

આ ગ્રહણની શરૂઆત પૃથ્વી પર મધ્ય આફિકાના કોંગો થી થશે ત્યાર બાદ આ ગ્રહણપથ દક્ષિણ સુદાન યમન ઓમાન અફધાનિસ્તાન પાકિસ્તાન થઇ ભારતમાં રાજસ્થાનના સિરસાથી કુરુક્ષેત્ર યમુનાનાગર જોશીમઠ થઈ નેપાળના કાઠમંડુ તિબેટ ચીન તાઇવાન સુધી આગળ વધશે દેશમાં રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં સૂર્ય વલયાકાર એટલે કે બંગડી જેવો દેખાશે

આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ગ્રહણ સાથે સંકળાયેલી વૈજ્ઞાનિક અને ખગોળીય સમજ ઉપરાંત માન્યતા અને અંધશ્રદ્ધા અંગે ચર્ચા કરવામાં આવશે ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રે કામ કરતી સ્ટારગેઝીંગ ઇન્ડિયા દ્વારા લોકોને અફવાથી નહિ ગભરાવા તથા કુદરતની પડછાયાની રમતને સલામતી સાથે માણવા અપીલ કરવામાં આવી છે

જો કે ધાર્મિક દ્રષ્ટિએ સૂર્યગ્રહણ પાળવાનું હોવાથી રાજ્યના અંબાજી ડાકોર સંતરામ મંદિર સહિતના યાત્રાધામોમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે